પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝડપથી બદલાઈ રહેલી ટેકનોલોજી અનુરૂપ ભવિષ્યની જરૂરિયાતો મુજબ સજ્જ થવા ભારતીય સૈન્યને વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધન કરશે આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને જણાવ્યું કે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના હેઠળ આગામી છ વર્ષમાં પ્રાથમિક સ્તરથી લઈને તમામ શ્રેણીની આરોગ્ય સેવાઓ મજબૂત બનાવાશે દેશમાં કોવિડ રસીકરણનો આંક બે કરોડને પાર થયો છે

ચમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ કર્યો ભારતની પી વી સિંધુએ સ્વીસ ઓપન ટૂર્નામેન્ટમાં મહિલાઓની સિંગ્લસની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે